મધ્યપ્રદેશ સરકારે આજે નિર્ધારીત કરેલા ખેડૂત કલ્યાણ કાર્યક્રમમાં ઉપસ્થિત ખેડૂતો અને આમંત્રીતોને પ્રધાનમંત્રી સંબોધન કરશે

આ પ્રસંગે ખેડૂતોને કેન્દ્રના નવા ફષિ કાયદાઓ કેવી રીતે હિતકારક છે તેની જાણકારી અપાશે મધ્યપ્રદેશ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ રાયસન ખાતે યોજાનાર રાજ્યકક્ષાના જ્યારે અન્ય મંત્રીઓ મધ્યપ્રદેશના બીજા જિલ્લાઓમાં યોજાનાર કાર્યક્રમોમાં ભાગ લેશે

કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતીન ગડકરીએ ગઈકાલે દિલ્હીમાં એસોચેમ ફાઉન્ડેશન વીક કાર્યક્રમમાં આ મુજબ જણાવ્યું હતું તેમણે કહ્યું કે સૂચીત વ્યવસ્થામાં વાહનોની એક સ્થળેથી બીજા સ્થળે થતી અવરજવરના આધારે ટોલ ટેકસની રકમ સંબંધીતોના બેંક ખાતામાંથી વસૂલાત કરાશે

ઈસરોના અધ્યક્ષ ડો

શિવને આ માટે ટીમને અભિનંદન આપ્યા હતા

યોજના અનુસાર આ ઉપગ્રહ વિસ્તૃત સી બેન્ડ માટેની સેવાઓ આપવાનું યાલુ રાખશે

શિવને જણાવ્ય્ છે કે ઈસરો આગામી દિવસોમાં અંતરિક્ષ સંશોધન માટે ઉપગ્રહોનું પ્રક્ષેપણ કરવાનું ચાલુ રાખશે

વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ

આ કરારમાં તેલ અને કુદરતી ગેસ ક્ષેત્ર ઉચ્ય સ્તરીય શક્તિશાળી સમુદાય વિકાસ પ્રોજેક્ટ એચઆઈસીડીપી બંને દેશોની સરહદો પર હાથીઓને બચાવવા કચરા અને ગટરના દૂષીત પાણીના નિકાલના સાધનસામગ્રીનો પુરવઠાનો સમાવેશ થાય છે આ સિવાય ફષિ ક્ષેત્ર અને દિલ્હીના નેશનલ મ્યુઝિયમ અને ઢાકાનાં બંગબંધુ શેખ મુજીબુર રહેમાન મેમોરિયલ મ્યુઝિયમ અને ભારત બાંગ્લાદેશના મુખ્ય કાર્યકારી અધિકારી ફોરમ અંગેના સમજૂતી પત્રનો સમાવેશ કરેલ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાએ ગઈકાલે યોજાયેલી શિખર બેઠક દરમિયાન ચિલ્લાહાટી હલ્દીબારી વચ્ચેના રેલવે માર્ગ પરનો રેલ વ્યવહારનો શુભારંભ કરાવ્યો છે

આ ઉપરાંત સિંધાબાદ રોહનપુર સહિત ચાર રેલવે માર્ગોને મંજૂરી આપવામાં આવી છે બંને નેતાઓએ પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર પણ પોતાના મંતવ્યોની આપ લે કરી હતી

કેન્દ્રીય પેટ્રોલીયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ગઈકાલે એસોચેમ ફાઉન્ડેશન વીક કાર્યક્રમમાં આ મુજબ જણાવ્યું હતું તેમણે કહ્યું કે કેન્દ્રની આ યોજના હેઠળ દરેક નાગરીકને જરૂરીયાત મુજબ ઉર્જા પૂરી પાડવી કાર્બન ફ્રટ પ્રિન્ટમાં ઘટાડા સાથે ભારતીયોના જીવનધોરણમાં સુધારો કરવો એ બાબતો આત્મનિર્ભર ઉર્જા યોજનાના કેન્દ્રમાં રખાશે તેમણે જણાવ્યું હતુ કે ઉર્જા ક્ષેત્ર દેશના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે અને ભજવતું રહેશે

રાજ્યનાં અન્ન અને નાગરીક પુરવઠા બાબતોના મંત્રી છગન ભુજબળે ટ્વિટર ઉપર આ મુજબ જણાવ્યું હતું તેમણે આ જણાવ્યું છે કે મહાત્મા જ્યોતિરાવ કૂલે અને સાવિત્રીબાઈ ફૂલેએ તેમનું જીવન મહિલાઓમાં શિક્ષણનો પ્રસાર પ્રચાર કરીને સમાજ જીવનની મુખ્યધારામાં લાવવા સમર્પિત કર્યું હતું ઉલ્લેખનીય છે કે ત્રીજી જાન્યુઆરીએ સાવિત્રીબાઈ ફૂલેના જન્મદિવસની ઉજવણી કરવામાં આવે છે

શ્રી ગૌડા એ સંમેલનને સંબોધતા જણાવ્યું હતું કે આ મહામારી વર્ષ દરમિયાન ભારતીય ઔષધી ક્ષેત્રના યોગદાનને ફરીથી બળ મબ્યું છે તેમણે કહ્યું કે ભારતને દુનિયાની ફાર્મસીના રૂપે ઓળખવામાં આવે છે

ટોસ જીતી પ્રથમ બેંટીંગ પસંદ કરતાં ભારતીય ટીમની શરૂઆત થોડી નબળી રહી હતી

ઓસ્ટ્રેલિયા તરફથી મિશેલ સ્ટાર્કે બે વિકેટ અને નાથને એક અને કમિન્સે એક વિકેટ ઝડપી હતી